જેના માટે એક લાખ સુરક્ષા જવાનો તૈનાત કરાયા છે

આ પગલાંથી બિન ખેતીની કામગીરીમાં ઝડપ પણ આવશે આ ઉપરાંત ખેડૂતોના મગફળીના સારા ભાવ આપી આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરશે મગફળીનો એક મણનો એક હજાર રૂપિયા ટેકાનો ભાવ નિયત કરાયો છે

જેને નિયંત્રિત કરવા પોલીસોનો કાફલો ફરજ બજાવી રહ્યો છે કેવડીયામાં હોટલો ટેન્ટ હાઉસફૂલ થઈ ગયા હતા